ભાજપ પ્રમુખ અમિત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિવિધ નેતાઓ આજે જાહેરસભા અને ચૂંટણી પ્રચાર કરશે ગુજરાતની લોકસભાની છવ્વીસ અને વિધાનસભાની ચાર બેઠકો માટે ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ તથા સલામતિ જવાનોનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું

ચૂંટણી પ્રચાર રાજ્યમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રચાર વેગ વંતો બન્યો છે ભાજપ પ્રમુખ અમિત શાહ આજે જૂનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે બપોરે ગીર સોમનાથ ખાતે જાહેરસભા અને બનાસકાંઠા લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે ડિસા ખાતે રોડ શો અને જાહેરસભા સંબોધશે ગુજરાતના લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર આજે દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે બેઠક યોજશે

દરમિયાન પ્રદેશ પ્રમૂખ જીતુ વાધાણી આજે બનાસકાંઠા લોકસભા બેઠક માટે ડિસા ખાતે જાહેરસભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા સવારે સાબરકાંઠા લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે ઈડર પ્રાંતિજ બાયડ ખાતે જાહેરસભા સંબોધશે જયારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે સાંજે દહેગામ ખાતે જાહેરસભા સંબોધશે અને ખેડા લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે મંત્રી શ્રી રૂપાલા નિકાલ ખાતે જાહેરસભા સંબોધશે દરમિયાન ભાજપના અન્ય નેતાઓ પણ આજે જે તે રાજ્યના વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર અને જાહેરસભા સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના અમરેલી ભાવનગર અને જૂનાગઢના ઉમેદવારો અનુક્રમે પરેશ ધાનાણી મનહર પટેલ અને પૂંજાભાઈ વંશના ચૂંટણી પ્રચાર માટે આજે ગુજરાત આવી રહ્યા છે તેઓ આજે અમરેલીના રાજુલાના આસરાણા ચોકડીએ સભાને સંબોધન કરશે જેમાં ત્રણેય જિલ્લાની જનમેદની એકત્ર થશે તથા કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે

પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રૂપાણીએ કહ્યું કે રાષ્ટ્રીહીત અને દેશદાઝ જાળવીને યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જોઈએ અને તે દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને જાકારો આપવા તેમણે હાકલ કરી હતી રાજકોટમાં યોજાયેલા યુવા સંમેલનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તથા એન

મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી પગલાંઓની માહિતી આપી હતી આ પ્રસંગે રાજકોટ બેઠકના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયા પ્રભારી નરહિ અમીન ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી ધારાસભ્યો અને મેયર તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા મેઘરાજ ખાતેના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીની હાજરીમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ મંત્રી કન્મસિંહ ઠાકોર અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા

ગુજરાતમાં ભાજપના અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કરતાં શ્રી ફડણવીસે એમ પણ કહ્યું હતું કે આ વર્ગોના સમર્થનથી ભાજપ બીજી વખત મોટી સરસાઈથી સત્તા પર આવશે

જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સલામતિ દળના જવાનો તથા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પણ ડોક્ટર આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત બાબાસાહેબની પ્રતિમા ખાતે શહેરીજનો રાજકીય અને સામાજિક આગેવાનોએ પુષ્પાજલિ અર્પણ કરી હતી તથા ગઈકાલે રાત્રે મોટીસર ચોકમાં ગીત સંગીત અને ભીમ ભજનના કાર્યક્રમો યોજાયા હતા મહિસાગર જિલ્લાના લુણાવાડામાં નગરપાલિકા કોમ્યુનિટિ હોલ ખાતે બાબાસાહેબના જીવન ચરિત્ર અંગે પ્રદર્શની યોજી તેમના જીવન અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ભવ્ય શોભાયાત્રા અને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર રેલીઓ સભા ફિલ્મ પ્રદર્શન અને રાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું ખેડા અને આણંદ જિલ્લાના ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર આંબેડકર સંપર્ક યાત્રા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નારથી શરૂ થઈ હતી અને ખેડા જિલ્લાના વસોના કરોલી ગામે સમાપ્ત થઈ હતી માર્ગમાં ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ડાંગ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

ગઈકાલે શીરડી સાંઈ બાબાના પ્રાગટ્ય દિનની પણ ઉજવણી થઈ હતી પાટણમાં છીન્દીયા દરવાજા ખાતે આવેલા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે રામજન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભાવનગરમાં રામલલ્લાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ વર્ષે શહીદ સૈનિકોના પરિવારજનોના લાભાર્થે આ શોભાયાત્રા યોજાઈ હતી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા સાંઈ મંદિર ખાતે એકસો એકવીસ કિલોની કેક કાપીને રામનવમી જન્મોત્સવ ઉજવાયો હતો સાથે જ સાંઈ મંદિર પાટોત્સવ પૂજન અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પતંજલિ યોગ પીઠ હરિદ્વાર અને પતંજલિ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ નર્મદા દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું

પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું

પાલનપુર શહેરના મોટા રામજી મંદિર શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં બગી ઉંટલારી સહિતના વાહનો તથા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા દાહોદમાં પણ રામનવમી પર્વ નિમિત્તે શહેરના રાજ રાજેશ્વર મહાદેવ મંદિરથી શ્રી રામયાત્રા નીકળી હતી

અમરેલિ જિલ્લામાં લોકસભા ચૂંટણી પારદર્શક વાતાવરણ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે